જયશંકરે અમેરિકાના ઇન્ડિયાના પોલીસ ખાતેની ફેડ એકસ ખાતે થયેલી ગોળીબારની ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે આ ગોળીબારમાં ચાર ભારતીયોના મૃત્યુ થયા છે

ન્યૂ કોરોના ટ્યૂન હર્ષવર્ધન કોવિડ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોવિડના રોગયાળા સામેની સજ્જતા અંગે ચર્ચા વિચારણા કરશે રાજ્યોમાં ઓક્સીજન વેન્ટીલેટર અને રેમડેસીવીર ઇન્જેક્શન મુદ્દે આરોગ્યમંત્રીઓની બેઠકમાં સમિક્ષા કરશે દરમિયાન આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ખાતરી આપી છે કે સરકાર કોવિડ રોગયાળા સામેના પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે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 તેમણે ઉમેર્યું કે સરકાર તબીબી માળખાકીય સુવિધાઓને સતત વધારી રઠ્ઠી છે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

પ્રધાનમંત્રીએ સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર વાતચીત કરી આ રોગચાળાને ફેલાતો રોકવા કુંભ સ્નાન દરમ્યાન તમામ સાવચેતી રાખવા અનુરોધ કર્યો શ્રી મોદીએ કોવિડથી સંક્રમિત સંતોના આરોગ્ય વિશે પણ પૂછપરછ કરી દરમિયાન મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ લોકોને કોવિડના દિશાનિર્દેશોનું પાલન કરવા અને મોટી સંખ્યામાં કુંભ સ્નાન માટે નહીં આવવા અપીલ કરી છે તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રીની અપીલનું સન્માન કરે છે તેમજ કોવિડ સંક્રમણથી જીવન બચાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે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

અત્યાર સુધી સમગ્ર રીતે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટે ચૂંટણી પ્રયારનો સમયગાળો ઘટાડ્યો છે ચૂંટણી પંચે સાંજના સાત વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્વો છે

દરમિયાન બંગાળની બાકી રહેલી ત્રણ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસનસોલ ખાતે ચૂંટણીસભાને સંબોધન કર્યું ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર દિનાજપુર અને ચોવિસપરગણામાં બે ચૂંટણી રેલીઓ યોજશે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજી ત્રણ જાહેરસભાઓને સંબોધશે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

આંધ્રપ્રદેશના તિરૂપતિ અને કર્ણાટકની બેલગામ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યાલી રહ્યું છે

ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારો ઉમટી પડ્યા હતા મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા

જયશંકરે અમેરિકાના ઇન્ડિયાનાપોલીસ ખાતેની ફેડ એકસ ખાતે થયેલી ગોળીબારની ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

મૃત્યુ પામનાર આઠ વ્યક્તિઓમાં ચાર ભારતીય મૂળના શીખ નાગરિકોનો પણ સમાવેશ થાય છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં વસતાં શીખ સમુદાય તથા શિકાગો ખાતેની ઇન્ડિયન કોન્સ્યુલેટના સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર શક્ય તમામ સહાય કરશે એશિયાઇ કુસ્તી ભારતે કઝકસ્તાન ખાતે ચાલી રહેલી ઐશિયાઇ કુસ્તી સ્પર્ધામાં મહિલાઓની ઇવેન્ટમાં ચાર સુવર્ણ ચંદ્રક એક રંજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક જીતી લીધા છે

વિનેશ પોગટે તાઈપાઈનીની મેંગ કુઆંગ સામે જ્યારે અંશુએ મોંગોલિયાની માતસેતસેગને હરાવીને ઐશિયાઈ સ્પર્ધામાં પ્રથમ સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા સાક્ષી મલીકે રજત ચંદ્રક જ્યારે સીમા અને પુજાએ કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે

વિવેક તમિળ ફિલ્મ જગતના જાણીતા હાસ્ય અભિનેતા અને પદ્મશ્રી વિજેતા વિવેકનું આજે સવારે ચૈન્નઇમાં અવસાન થયું છે

અભિનેતા વિવેક વૃક્ષારોપણ અને અન્ય સામાજિક પ્રવૃત્તિ માટે જાણીતા હતા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

વિદેશમંત્રી સેર્ગેઇ લાવારોએ આંતરીક બાબોતમાં દખલ કરતી હોવાના આક્ષેપ સાથે આ એનજીઓની રશિયામાં કામગીરી બંધ કરાશે તેવી જાહેરાત કરી હતી